ઝારખંડમાં જે એમ એમ કોંગ્રેસ અને આર

ડી ની મહાયુતિ રાજ્યમાં નવી

એસ ટી

સરકારે મોટર વાફન અને તેના પાર્ટસ પર માઇક્રોડોર્ટસ ઓળખ ચિન્ફ લગાવવા માટેના નિયમો અંગે જાહેરનામું બહાર પાડ્યું ભારત અને ઇરાને ચાહબાર શાહિદ બહિશ્તી બંદરની કામગીરીની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે

એમ એમ કોંગ્રેસ અને આર

ડી ની મહાયુતિ રાજ્યમાં નવી સરકાર રચશે

એમ

ડી

સી પી અને સી પી

એમ

બે અપક્ષ ઉમેદવાર પણ ચૂંટાઇ આવ્યા છે

મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને જે

ના અધ્યક્ષ હેમંત સોરેને દુમકા અને બરહેત બંને બેઠકો ઉપર જીત મેળવી છે ઝારખંડ વિકાસ મોરચાના વડા બાબુલાલ મરાંડી ધાનવર બેઠક પરથી યૂંટાઇ આવ્યા છે

પ્રદેશ ભા પ પ્રમુખ લક્ષ્મણ ગીલુવા ચક્રધારપુર બેઠક પરથી હારી ગયા છે મંત્રીશ્રી રા પાલીવર અને લોઇસ મારંડીએ પણ તેમની બેઠકો ગુમાવી છે મુખ્યમંત્રી રધુવરદાસે રાજ્યપાલ વ્રોપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે

પત્રકારો સાથે વાત કરતાં તેમણે લોકોના આદેશને આવકાર્યો છે

તેમણે કહ્યું કે ોડાણ પક્ષો ટ્રંક સમયમાં બેઠક કરશે અને આગળની વ્યૂહરચના નક્કી કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં જીત બદલ હેમંત સોરેન અને ઝારખંડ મુક્તિ મોરયાના ઊડાણને અભિનંદન પાઠવ્યા છે

તેમણે કાર્યકર્તાઓએ કરેલા અથાગ કાર્યને બિરદાવી હતી પ્રધાનમંત્રએ કહ્યું કે સરકાર રાજ્ય માટે કામ કરવાનું ચાલુ રાખશે અને લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવશે ભા પ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પક્ષ લોકોના આદેશનું સન્માન કરે છે ટિવટ સંદેશમાં શ્રી શાહે પાંચ વર્ષ સેવાની તક આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો શ્રી શાહે કહ્યું કે ભા પ રાજ્યના વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે

એસ ટી

પત્રકારો સાથેની વાતચીતમાં સુશીલ મોદીએ માહિતી આપતા ણાવ્યું કે સક્રિય જી એસ ટી

શ્રી મોદીએ કહ્યું કે રાજ્યોએ નવા કરદાતોના પરિસરની મુલાકાત લઇ પ્રત્યક્ષ ચકાસણી શરૂ કરી છે

એસ ટી

રેલવે મંત્રાલયે ણાવ્યું કે સલામતી લાઇન ક્ષમતા અને વધુ ઝડપી દ્રેન યલાવવા માટે સીઝલિંગ સિસ્ટમના અપગ્રેડેશન માટે આ મહત્વાકાંક્ષી આધુનીકીકરણ પ્રોજેક્ટ અમલમાં મુકાશે

મી પ્રતિ કલાક થશે

માર્ગ પરિવહન અને રા માર્ગ મંત્રાલયે કહ્યું કે માઇક્રોડોટ્સથી વાહનોની સુરક્ષામાં વધારો થશે

જે અંગેના સૂચનો અને આપત્તિઓ પર ધ્યાન આપ્યા બાદ આ અધિસૂચના જાહેર કરવામાં આવી છે દેખાઇ નહીં તેવા માઇક્રોડોટસ હવે વાહનો અને તેના સ્પેરપાર્ટસ ઉપર લગાવવામાં આવશે જેથી યોરી રોકવાની સાથે બનાવટી સ્પેરપાર્ટસની ઓળખ થઇ શકશે

નાગરીક ઉડ્ડયન મંત્રાલયે ણાવ્યું કે આ યો નાથી મુસાફરીના સમયમાં ઘટાડો થયો છે અને પર્યટન તબીબી કટોકટી અને ધાર્મિક યાત્રાઓમાં લોકોને લાભ થયો છે

તેમણે કહ્યું કે અમારૂં ઘુસણખોરી વિરોધી તંત્ર પણ બહ્ માં બુત છે અને હાલના સમયમાં ધુસણખોરીના ઘણા પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે

આને વધુ મ બૂત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે